વી એમ

ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા પદનામિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે તેમનું સ્વાગત મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કર્યું હતું

એન સિંહ મુખ્યમંત્રીના અગ્ર સચિવ કેલાસનાથન સામાન્ય વહીવટના મુખ્ય સચિવ સંગીતાસિંહ તેમજ પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા અમદાવાદ જિલ્લા ક્લેક્ટર વિક્રાંત પાંડે પોલીસ કમિશનર એ

સિંઘ તેમજ અન્ય વરિષ્ઠ સચિવોએ પદનામિત રાજ્યપાલ શ્રી ને આવકારી સ્વાગત કર્યું હતું હવાઈમાથકે તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું

જ્યારે આઠ જિલ્લાના આઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરવા તેમજ સાત જિલ્લામાં સાત નવી આઉટ પોસ્ટ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે

ઔધોગિક અને રોજગાર ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે આધ્રનિક ટેકનોલોજીની સાથે આજે સમગ્ર વિશ્વમાં સામાન્ય ગુનાઓ તેમજ સાઇબર ક્રાઇમના પ્રકાર પણ બદલાયા છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઇ રહે તે માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ કટ્ટીબધ્ધ છે તેમ જણાવતા રાજય ગૃહ મંત્રીશ્રી જાડેજાએ કહ્યું હતું કે અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર અને કેરાળા જી

ડી સી

ડી

રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ગઈકાલે સાંજથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે જે આજે સવારે પણ ચાલુ રહ્યું છે

જૂનાગઢ જિલ્લામાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે

અમદાવાદ અમરેલી જૂનાગઢ મહેસાણા બનાસકાંઠા રાજકોટ સહિત વિવિધ સ્થળોએ વરસાદ થયો છે રાજ્યમાં સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતાં પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં આજે ધોધમાર વરસાદ થયો છે દેડિયાપાડ અને તિલકવાડામાં દોઢ દોઢ ઇંચ જ્યારે ગરૂડેશ્વર તાલુકામાં એક ઇંચ વરસાદ થયો છે

ભાવનગર શહેર જિલ્લામાં વહેલી સવારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ગોહિલવાડ પંથકમાં ગરમી અને બફારાથી લોકો તોબા પોકારી ગયા હતા ત્યારે ગઈ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો આજે સવારે ધોધમાર વરસાદ થયો છે ભાવનગર શહેરમાં બાવન મીલીમીટર ઉમરાળા અને વલ્લભીપુરમાં બે ઇંચ ઘોઘા અને જેસરમાં દોઢ ઇંચ ગારીયાધાર અને પાલિતાણામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગર શહેરમાં બે ઘટાદાર વૃક્ષો પડી ગયા છે અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે બોટાદના તુરખા ગામે વીજળી પડતા બે પિતરાઈભાઈના મોત નિપજ્યા છે અમરેલી જિલ્લામાં આજે સવારથી વરસાદ શરૂ થયો હતો ધારીના ગીર વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે ગીરના જંગ તેમજ ધારીના સુખપુરમાં ધીમી ધારે વરસાદ થયો છે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે અમદાવાદમાં પણ કેટલાંક વિસ્તારોમાં ઝાપટું પડ્યું હતું હાલ રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી હોવાથી ખેડૂતોમાં પાક સુકાવાની ચિંતા વ્યાપી ગઈ છે ત્યારે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થતાં પાકને જીવતદાન મળ્યું છે

મેધ્ય ગુજરાતના છોટાઉદેપુર પંથકના લગભગ તમામ તાલુકામાં વરસાદ થયો છે દરમિયાન પાટણમાં વરસાદને રીઝવવા ગુર્જરવાળી મહિલાઓએ ઢૂંઢિયા બાપજીની ફેરી કાઢી પાણીનો અભિષેક કરાવ્યો છે ઢૂંઢિયા બાપજીની સવારી લઈને મહિલાઓ નીકળી હતી જેને ઘરે ઘરે આવકાર મળ્યો હતો

નાંદોદ તાલુકાના વાવડી ગામે ગત મોડી રાત્રે બંધ મકાનમાં વીજળી ત્રાટકતા મકાનની છત તૂટી પડી હતી સદનસીબે મકાન બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નથી વીજળી કડાકા સાથે ત્રાટકતા લોકો અવાજ સાંભળીને ઘરની બહાર આવી ગયા હતા